કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને લીધે ખાલી પડેલી બેઠક માટે ચ્યું ટણી યોજવાનું સમય પત્રક આજે ચ્યું ટણી પંચે જાહેર થયું કર્યું છે

રાજ્ય સભા પેટા યૂં ટણીની સમગ્ર પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓ અને રાજકીય લોકોદ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે જોવા માટે સક્ષમ અધિકારીને કામ સોંપવાની સૂ યના ગુજરાત સરકારને આપવામાં આવી છે

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોને પ્રોત્સાહિત અને પ્રશિક્ષિત કરવા તેમજ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે વિવિધ કાયદા અને નિયમોની જોગવાઇઓ સાથે સમગ્ર યૂં ટણી પ્રક્રિયા અંગે સમજણ આપવા કાર્યક્રમો આપવા જીલ્લા શિક્ષણાધિકારીએ તમામ પ્રાથમિક શિક્ષકોને તાકીદ કરી છે

જો કે તેઓના ફોર્મ ભરવાની કામગીરી હવે ચાલુ થશે વિરલ રાણા હવામાન કચ્છ જીલ્લના વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસથી પરિવર્તન આવ્યુ છે લધુત્ત પારો ઉચકાતા ઠંડીમાંથી રાહત મળી છે જો કે ગઈકાલ થી થઈ રહેલી ઝાકળવર્ષા આજે પણ યાલુ રહી હતી

ટી

ટી

સબંધિતોને સત્વરે ઉપરોકત કામગીરી પૂર્ણ કરી દેવા જણાવાયું છેજેથી ઓથોરાઈઝેશનનું સર્ટિફિકેટ ઈશ્યુ કસ્વાની કામગીરી અત્રેની કચેરીએથી સત્વરે પૂ ર્ણ કરી શકાય જેમાં કસુરવાર થયે જે તે મોટર વાહનોના માલિકની જવાબદારી રહેશે તેવું પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે

વેક્સિનેસન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં ડૉ અરોરાએ કોરોનાની રસી વિશે માહિતી આપીને તેનું મહત્વ સમજાવ્યું હતું તથા નાગરિક સંરક્ષણના ચીફ વોડર્નશ્રી ચિરાગભાઇ ભટૃ તથા એસ